જયારે કચ્ચ જીલ્લામાં આજે કોઈ જ પોઝીટીવ કેસ નોંધાયો નથી

આ પગલું કચ્છીઓની આરોગ્ય પ્રત્યેની ચિંતા અને જાગૃતિ દર્શાવે છે

તેમને કહ્યું કે જેમને મોબાઈલ એપ ડાઉનલોડ કરવાની અને વાપરવાની સમજણ ઓછી છે તેવા વડીલો ના ફોનમાં આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરી આપવાની કાળજી તેમના પરિવારની યુવાન પેઢી એ લેવી જોઈએ

જેના અનુસંધાને ગુજરાતની ખાદી સંસ્થાના પ્રતીનિધિશ્રીઓ આ સેવાયજ્ઞ માં સહભાગી થઇ રાજ્યની આરોગ્ય સંસ્થાઓ પોલીસ ખાતુ મહેસુલી ખાતુ નગરપાલિકાના કર્મચારીઓ તેમજ ખાદી સંસ્થાના કાંતનાર વણનાર કારીગર કર્મીઓને એક લાખ ત્રીસ ફજાર જેટલા માસ્કનું વિના મૂલ્યે વિતરણ કરવામાં આવેલ છે એમ ગુજરાત રાજ્ય ખાદી ગ્રામોદ્યોગ બોર્ડની યાદીમાં જણાવાયુ છે

બેંક ધિરાણની વસુલાતમાં ઉદાર બનવાની વાત લોનધારકો માટે લોક ડાઉનના સમયમા ઉપકારરૂપ હોવાનુ તેમણે કહ્યુ છે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

ટી કર્મચારીઓએ રાજ્યના અલગ અલગ ડિવિઝનો દ્વારા કરાયેલી અપીલના પગલે એક દિવસના પગારની રૂા